રાહ઼લ ગાંધી બદનક્ષી કેસમાં અદાલતમાં હાજર રહ્યા

ગુજરાત વિધાનસભામાં આજે કાયદા વિભાગ અને શિક્ષણ વિભાગની અંદાજપત્રીય માગણીઓએ પસાર કરવામાં આવી છે

કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે દરેક વ્યકિતને સસ્તો ઝડપી અને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ પ્રયત્તશીલ છે આજે રાજ્યમાં વિવિધ સ્તરની કોર્ટો કાર્યરત કરીને કાયદા તંત્રને વધુ અસરકારક બનાવવામાં આવ્યું હોવાથી રાજ્યમાં શાંતિ સલામતી અને સમ્રધ્ધિનું નિર્માણ થયું છે શ્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું નિર્માણ થયું છે કાયદાનું કડક સુશાસન પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની કટિબધ્ધતા છે

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે પુર્ણ સમય પી એચ ડી

શિક્ષણ વિભાગની અંદાજપત્રીય જોગવાઈઓ પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં હ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયું છે

કરનાર વિદ્યાર્થીઓ માટે અગત્યની જાહેરાત કરતા શિક્ષણમંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું હતું કે ગ્રીન યોર સ્કુલ જેવી રાષ્ટ્રીય યોજના હેઠળ ભરૂચ અને ડાંગ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને પ્રથમ તથા દ્વિતીય ક્રમ મળતા ગ્રીન એવોર્ડ એનાયત થયો હોવાની વાત પણ તેમણે ગ્રહ સમક્ષ રજુ કરી હતી વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું છે કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ ગંભીર બિમારી ધરાવતા બાળકોની પુરેપુરી સારવાર રાજ્ય સરકારના ખર્ચે થાય છે

જન્મથી બહેરામુંગા બાળકોને બોલતા કરવા માટે નવ લાખના ખર્ચે કોકલિયર ઇમ્પલાન્ટ ઓપરેશન કરાયા છે તો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે દશથી વીસ લાખ જેટલો ખર્ચ બાળક પાછળ સરકાર કરે છે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને કેલીફોનીયાની યુ એસ

તદ્દઅનુસાર વિશ્વકર્મા ગવર્મેન્ટ ઇજનેરી કોલેજ ચાંદખેડા અમદાવાદ ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજ ગાંધીનગર ભરૂચ રાજકોટ આઇ હબ એમ એસ પોલિટેકનીક બરોડા તથા કલોલની સરકારી ટેકનીકલ હાઇસ્કૂલમાં તથા ગુજરાતની અન્ય ટેકનીકલ સંસ્થાઓમાં આ ટેકનોલોજી વિદ્યાર્થીઓને પોતાના વિચારોને પ્રોડકટમાં રૂપાંતર કરવામાં મદદરૂપ થશે અમદાવાદ જિલ્લામાં ડાંગરના ઊભા પાકને બચાવવા ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે

આજે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ કોબા ખાતે સંગઠન પર્વ સદસ્યતા વૃદ્ધિ અભિયાનના અનુસંધાને બેઠક યોજાઈ ગઇ ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ

ત્યારે દરેક સમાજ અને વર્ગ સમ્ગ્હને સાથે લઇ આ અભિયાન આગળ ધપાવી રહ્યા છે

જેમાં શક્તિકેન્દ્ર ઇન્ચાર્જ સહિતના કાર્યકર્તાઓ જોડાશે અમદાવાદની પ્રિયંકા રામીએ દિલ્હી ખાતે ગયા મહિને યોજાયેલી કરાટે સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રિયંકા ગ્રજરાતની પ્રથમ મહિલા છે હવે તે આવતા અઠવાડિયે ઉઝબેકિસ્તાનમાં યોજાનારી એશિયન સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લેશે આજે આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં કરાટેમાં રાષ્ટ્રીય ચેમ્પીયન પ્રિયંકા રામીએ કહ્યું કે અગાઉની બે રાષ્ટ્રીય સ્પર્ધામાં પરાજય બાદ તેની ભુલો સુધારી વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરતાં આ સફળતા મળી છે

અબડાસા લખપત અને રાપર જેવા તાલુકાઓની પ્રાથમિક શાળા માટે વાસ્મો દ્વારા આર

ની વ્યવસ્થા પણ કરાઇ હોવાનું સર્વશિક્ષા અભિયાન મિશનમાં ડિસ્ટ્રીક્ટ એન્જીનિયર એમ

દેવપોઢી અગિયારસે વહાણવટી માતાજીના મંદિરમાં પણ પૂજા કિર્તન માછીમાર સમાજની બહેનો દ્વારા કરાય છે દેવપોઢી અગિયારસથી નદીમાં માછીમારીનો પ્રારંભ થતો હોવાથી પૂજાવિધિ માટે નાની મોટી હોડીઓ લઇ માછીમારો બહોળી સંખ્યામાં ભાડભૂત પહોંચ્યા હતા અને નર્મદાજીને ચ્રંદડી અર્પણ કરવાની વિધિમાં ભાગ લીધો હતો વડોદરા ખાતે ભગવાન વિઠ્ઠલનાથજી અષાઢી અગિયારસ નિમિત્તે નગરયાત્રાએ નિકળ્યા હતા રાજવી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તથા રાજમાતા શ્રંભાગિની દેવીદ્વારા વિક્રલનાથજી મંદિરે આરતી પૂજા સંપન્ન થયા બાદ ભગવાન ચાંદીના રથ ઉપર સવાર થઇ નગરયાત્રાએ નીકળ્યા ત્યારે દર્શન માટે ભાવિકોની ભીડ જામી હતી

જળ શક્તિ અભિયાન માટેના નોડલ ઓફિસર એવા કેન્દ્રમાં સંયુક્ત સચિવ રીનાસિંહ પુરી પાટણની મુલાકાતે આવ્યા છે અને જિલ્લામાં વર્ષાજળ સંચય માટે ચાલી રહેલી કામગીરી અને ભાવી આયોજનની સમીક્ષા કરી હતી

સલ્તનત ઓફ ઓમાનના ભારતીય રાજદૂત શ્રીયુત મુનુ મહાવરે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી આ બેઠક દરમ્યાન તેમણે ઓમાન ગુજરાત વચ્ચે પરસ્પર રોકાણોની સંભાવનાઓ અંગે ચર્ચાઓ કરી હતી મુખ્યમંત્રીશ્રીએ માઇનીંગ સેકટર તેમજ એગ્રીકલ્ચર સેકટરના ઉત્પાદનોની આપસી નિકાસ અને પોર્ટ સેકટરમાં સહભાગીતા બાબતે ઓમાનના ભારતીય રાજદ્દત સાથે પણ વિચાર વિમર્શ કર્યો હતો